કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની આંતરિક જુથબંધી સામે આવી છે ધારાસભ્યોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે કોંગ્રેસના ફજુ વધારે ધારાસભ્યો રાજીનામાં આપી શકે તેવા સંકેત પણ શ્રી પટેલે આપ્યા હતા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે વાત કરતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભારતીય જનતા પક્ષ ઉપર ગેર લોકશાહી પદ્ધતિ અપનાવવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકશાહી પદ્ધતિથી રાજ્યસભાની ચુંટણી લડશે વિધાનસભા સત્ર અગાઉ આજે ગાંધીનગરમાં રાજ્યસભાની ચૂંટણી ને લઈ ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી રાજીનામાં આપનારા ધારાસભ્યોને કોગ્રેશમાંથી બરતરફ કરાથા છે રાજીના માં આપનારા ધારાસભ્યોમાં અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો સમાવેશ થાય છે એક મુલાકાતમાં તેમણે કહ્યું કે મેં જે માંગણીઓ મૂકી હતી તેના અમલની ખાતરી મળતા સતા પક્ષ સાથે રહેવા મેં નિર્ણય લીધો છે શીતલ વૈશ્નવ કોરોના સમીક્ષા બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્યકક્ષાની બેઠકમાં રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી છે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતીરવિએ બેઠક બાદ જણાવ્યું હતું કે રાજયમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી બે અઠવાડીયા માટે બંધ રહેશે જો કે શિક્ષકો પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને હાજરી આપવાની રહેશે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજયમાં બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહી છે તે કામગીરી યથાવત રહેશે

સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર તેઓએ બપોરે કોટેશ્વર મંદિરનાં દર્શન કર્યા બાદ સરહદી બાબતો અંગે સમીક્ષા કરી હતી કરછમાં નશીલા પર્દાથની હેરફેર અને ધુસણખોર પ્રવુતિને લઈને તેમની મુલાકાત મહત્વની માનવામાં આવે છે તેઓ આજે ભુજમાં રાત્રી રોકાણ કરશે શીતલ વૈશ્નવ સતાપર અંજાર તાલુકાનાં સતાપર ગોવર્ધન ટેકરી ખાતે સજીવ ખેતી માટે જાગૃતિ કેળવવા શિબિર નું આયોજન થયું હતું આજે શિબિરને ખુલ્લું મુકતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ખેડૂતોને સજીવ ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો અંજાર તાલુકાના સતાપર ગોવર્ધન ટેકરી મધ્યે યોજાયેલ ઓર્ગેનિક ખેતી માટે જાગૃતિ અભિયાન શિબિરનું આયોજન કરવા બદલ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયને અભિનંદન પાઠવી સમગ્ર વિશ્વની અંદર શાંતિનો સંદેશ આપવાની કોઇની તાકાત હોય તો તે આ સંસ્થાની છે રાજ્યની સરકાર્ટ ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નો હલ કરવા માટે કટિબધ્ધ છે જેથી ચાલુ વર્ષે બજેટમાં રોજ્ય સેરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે માતબાર રકમ ફાળવી તેઓની પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે આંતરમાળખાકિય સુવિધાઓ રસ્તા પાણી વિજળી છેવાડાના માનવી સુધી પણ પહોંચી શકે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે રાજય સરકાર દ્વારા બાળકો માટે જેમ પોષણ યોજનાઓ અમલી બનાવી છે તેમ પશુઓ માટે પણ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવતા રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરએ જણાવ્યું કે પ્રવાસન ક્ષેત્રે કચ્છ આગળ વધે તે માટે ધોળાવીરાને વિકસાવવા માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે રેક્ષાથીઓ ગે રહા ગુજરાત માધ્યમિક અને ઉયત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યાલી રહેલી પરીક્ષાઓ અંતિમ તબ્બકે પહોચી છે આજે દસમાં ધોરણની અંગ્રેજી વિષયની પેરીક્ષામાં જીલ્લામાંથી અગિયાર સો જેટલા વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાના જણવા મળે છે